શ્રી મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે દેશ તથા વિદેશોના ગેસ તથા તેલક્ષેત્રના વિશેષજ્ઞો તેમજ મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્યું હતું કે તેલના ગ્રાહક દેશોને કાયા તેલની વધતી કિંમતને કારણે ભારે આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યા છે આ સમસ્યાના સમાધાન માટે તેલ ઉત્પાદક દેશો સાથે સહયોગ ખુબ જ જરૂરી લેખાવતા શ્રી મોદી એ તેલ ઉત્પાદક દેશોને વિકાસશીલદેશોના તેલ ક્ષેત્રોના વિકાસ તેમજ સંશોધન ક્ષેત્રે રોકાણ કરવા અનુરોધ કર્યો હતો આ અવસરે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી ધર્મેન્દ્ર પ્રધાન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવ કુમાર ઉપસ્થિત હતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમાના લોકાર્પણ પહેલા રાજ્યના પ હજાર ગામોમાં એકતા રથ સાથેની એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે યાત્રાનો પહેલો તબક્કો તા

ઈ ડી

લખનઉ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાશ્રીએ આ મુજબ જજ્જાવ્યું

ચાર મહિનાના ચોમાસા આજ વેકેશન બાદ આવતીકાલથી વનરાજોનું વેકેશન પૂરું થઈ રહ્યું છે

દિવાળી વેકેશન પણ થોડા દિવસોમાં શરૂ થવાનું છે ત્યારે તમામ પરમીટનું બુકિંગ થઇ ગયું હોવાનું વનવિભાગે જજ્ઞાવ્યું છે

આ અંગે એસટી ભુજ વિભાગના સુત્રીના જણાવ્યા અનુસાર દર વર્ષે માતાના મઢ જતાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો રહે છે

આ વર્ષે એસટી વિભાગે માતાના મઢ માટેના સ્પેશિયલ ટ્રીપ્સ માટે રૂપિયા એક કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે

જ્યાં કો રીયાના ખેલાડીને હરાવી સમગ્ર એશિયાઇ દેશો માં ચેમ્પિયન બની હતી

પૃથ્વી શો અને ઋષભ પંત વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી બાદ રેન્કિંગમાં ખુબજ આગળ આવી ગયા છે બોલર્સમાં ઉમેશ યાદવને ચાર સ્થાનનો ફાયદો થયો છે